આ સમગ્ર કાર્યક્રમની જાણકારી જીલ્લાના નાગરિકીને મળી રહે તે માટે આજે જીલ્લા મથક ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી એમ બી પ્રજાપતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમણે જણાવ્યું હતું કે તા

જેમાં વિવિધ અધિકારીઓ ઉપરાંત રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનો શાંતિ સમિતિના સભ્યો કાઉન્સિલરો વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા આ બેઠકમાં જીલ્લામાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અફવાઓ દ્વારા વાતાવરણ ડહોડાય નહીં તેની માટે તકેદારી રાખવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કચ્છમાં ઘણાં વર્ષોથી જળવાઈ રહેલી શાંતિ બદલ બેઠકનાં પ્રારંભે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાએ ખાસ કરીને સોશીયલ મીડીયાના માધ્યમથી કચ્છમાં ડહોડવાના કરાઇ રહેલા પ્રયાસોના દાખલા ટાંકી લોકોને કોઇપણ પ્રકારે સોશિયલ મીડિયા દ્વારા નહીં દોરવાઇ જવા અને ગેરસમજણ ફેલાવતાં કોઇપણ વોટસએપ મેસેજ ફરતાં જણાય તો તેમનું ખાસ ધ્યાન દોરવા સાથે અફવા ન ફેલાય તેની જાગૃતિ રાખવા સૂચન કરાયું હતું શ્રી તોલંબિયાએ પોલીસની કામગીરી તટસ્થ રહેશે તેવો વિશ્વાસ અપાવતાં શાંતિની અપીલ સાથે કચ્છમાં એખલાસનું વાતાવરણ જાળવવા ઉપર ખાસ ભાર મૂકથો હતો ઉપસ્થિત હિન્દ મુસ્લિમ સમાજના રાજકીય સામાજિક આગેવાનોએ સૂર પુરાવી કચ્છની શાંતિ અકબંધ રાખવા કોલ આપ્યો હતો

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અને છઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમા પગાર પંચનો અમલ કરવા અને નવી શિક્ષણનીતીમાં શિક્ષકોને હાનિકર્તા બાબતો દૂર કરવા મૂદે ધરણા કરાયા હતા

જનરલ હોસ્પિટલ તથા ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભુજના સહયોગથી મુખ્યમંત્રી અમૃતમ ચોજના તથા આયુષ્માન ભારત ચોજના અંતર્ગત આ મફત નિદાન અને મફત સર્જરી કેમ્પ યોજાશે

નખત્રાણા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના માર્ગોનું રિપેરિંગ કરવા તેમજ નવા રસ્તા મંજૂર કરવામાં આવે તેવી માંગણી નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ કરી છે જે માર્ગો મંજૂર કરવાની માગણી કરવામાં આવી છે તેમાં નાના અંગિયા જિંદાય દેવસરનો માર્ગ ડાડોર એપ્રોય રોડ રોહા એપ્રોચ રોડ નાના નખત્રાણા એપ્રોચ રોડ તથા તરા એપ્રોચ રોડ નો સમાવેશ થાય છે